પ્રાદેશિક સમાચાર સીમ્પલ ઠક્કર વાંચે છે

ટી ઓ

રાજ્ય સરકાર અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો વચ્ચે ફીના મુદ્દે મડાગાંઠ હજી યથાવત છે

સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના મહામંડળે તેમની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ઉલી થયેલી પરિસ્થિતિમાં ક્રી નહિં વસુલવા સત્તાવાળાઓએ આપેલા નિર્દેશ બાદ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન પદ્ધતિથી શિક્ષણ આપવાની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો

હીરા કાપડ સુરત સુરત મહાનગરપાલિકાએ માનવી જીવનની સલામતી સાથે અર્થતંત્ર વેગીલુ રહે તે હેતુથી હીરા તથા કાપડ ઉદ્યોગના કર્મીઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે

હીરા ઉદ્યોગ ઉપરાંત કાપડ ઉદ્યોગના માર્કેટ કમિટી નવા સભ્યો અને સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી હતી

ટપાલ વિભાગ ભારતીય ટપાલ વિભાગે બધી જ નાની બયત યોજનાઓની કામગીરી બ્રાંચ પોસ્ટ ઓફીસને સોંપવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય અમલમાં આવતા જ ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના ગામની પોસ્ટ ઓફિસોમાં રાષ્ટ્રીય બચતપત્ર કિસાન વિકાસ પત્ર માસિક આવક યોજના જેવી નાની બચતની યોજનામાં નાણાં જમા કરવા સહિતની કામગીરી કરી શકશે

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ જરૂર પડે તો અરજદાર સંસ્થામાં સવારના સાડા દસ થી સાંજના પાંચ સુધી સંપર્ક કરી શકશે કારગીલ દિવસ ગઇકાલે કારગીલ વિજય દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ જીલ્લા મથકોએ કાર્યક્રમો યોજાયા હતા અરવલ્લી જીલ્લાના મોડાસામાં આવેલી કોલેજમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

કોરોના મહામારીમાં રક્તની વધુ જરૂરિયાત ઉભી થતાં ગરીબ દર્દીઓને સકકારી હોસ્પિટલોમાંથી નિઃશુલ્ક રક્ત મળી રહે તે માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગઇકાલે રક્તદાન કેમ્પ યોજાયો હતો

જેની શાળાના આચાર્ય શ્રીઓ તથા વિધાર્થીઓએ નોંધ લેવી